રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી ડોકટર એસ મુરલીક્રષ્ણે બહાર પાડેલી સુચના મુજબ ધંધા રોજગાર કે ઓઘોગોકિ એકમમાં કાયમી કે હંગામી કર્મચારી તરીકે કામ કરતા અને મતાધિકાર ધરાવતા લોકોને રજા આપવી પડશે પેટાચૂંટણીનું મતદાન ત્રીજી નવેમ્બર જ્યાં યોજાવાનું છે તે બેઠકોમાં અબડાસા લીંબડી મોરબી ધારી ગઢડા કરજણ ડાંગ અને કપરાડાનો સમાવેશ થાય છે

ગઈકાલે એક પણ મૃત્યુ થયાના અહેવાલ નથી

આરતી ભક્ટ પેટાચૂંટણી જાહેરનામું અબડાસા વિધાનસભાની પેટાચૂંટણીના પગલે જિલ્લા કલેકટર પ્રવીણા ડી કે

એમ એસ પર પ્રતિબંધ મૂકાયો છે મતદાન મથક પર બિનજરરી વ્યક્તિના પ્રવેશ પર પાબંદી મતદાન મથકે ઈલેકટ્રીક ઉપકરણો પણ સાથે લઈ જવા પર જાહેરનામા અનુસાર પ્રતિબંધ લદાયો છે આરતી ભક્ટ મતદાન જાગૃતી રેલી ગઈકાલે અબડાસા વિધાનસભાની પેટા ચૂંટણી સંદર્ભે નખત્રાણા દયાપર અને નલિયા મુકામે મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત તાલુકાના પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકો દ્વારા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું

એવું ભુજ નગરપાલિકાની એન યુ એલ એમ

આરતી ભક્ટ ક્વીઝ સ્પર્ધા અબડાસા વિધાનસભાની પેટા ચૂંટણી સંદર્ભે નખત્રાણા લખપત અને અબડાસા તાલુકાની માધ્યમિક અને ઉચ્યત્તર માધ્યમિક શાળાઓના ધો